પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનઔષધિ દિવસની ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા જનઔષધિ કેન્દ્રનો વધુ ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી હતી તેમણે જનઔષધિ કેન્દ્રોથી યુવાનો અને મહિલાઓને થયોલા ફાયદાની માહિતી આપી

શ્રી મોદીએ કહ્યું કે જનૌષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે